પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોના સંપર્કમાં છે અને નજર રાખી રહ્યા છે તથા સમય સમય પર જરૂરી સલાહ આપી રહ્યા છે ઓક્સિજન પુરવઠાના મુદ્દે શ્રી મોદીએ રાજ્યો દ્વારા ઉભા કરાચેલા મુદ્દાઓની નોંધ લીધી તેમણે કહ્યું તેનું ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે પ્રધાનમંત્રીએ રાજ્યોને ઓક્સિજન અને દવાઓની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા તાકીદ કરી છે અને કહ્યું કે દરેક રાજ્યોએ ઓક્સિજન ટેન્કરોની અવરજવર સરળ રીતે થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ શ્રી મોદીએ રાજ્યોને જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરની સંકલન સમિતિની રચના કરવા તાકીદ કરી અગાઉ નીતિ પંચના ડો

પૌલ દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું જેમાં કોરોનાના નવા ઉછાળા સામે લડવાની તૈયારી અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો વાતચીત દરમિયાન રાજ્યોના મુખ્યમંત્રીઓએ સરકારો દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે માહિતગાર કર્યા છેલ્લા પાંચ અઠવાડિયામાં દેશના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીએ આ ત્રીજી બેઠક કરી છે

આ હોસ્પિટલ આવતીકાલથી ખુલ્લી મૂકવામાં આવશે

સી યુ

આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ રે મશીનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

આ પગલું વધતી જતી માંગ વચ્ચે ઓક્સિજનનો પુરવઠો સરળ કરવામાં મદદ કરશે સીએસઆર ફંડ્સ સરકારે સ્પષ્ટતા કરી છે કે કોવીડ હોસ્પિટલો અને કોવીડ સંભાળ સુવિધાઓ સ્થાપવા માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી સીએસઆર હેઠળ ભંડોળનો ખર્ચ કરી શકાશે

ગયા વર્ષે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક પરિપત્ર અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોવીડ માટે સીએસઆર ભંડોળનો ખર્ચ કરી શકાશે કેન્દ્ર અન્ન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવતા બે મહિના માટે કેન્દ્ર સરકાર ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ આપશે આ યોજના અંતર્ગત આગામી મે અને જૂન મહિનામાં દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે

ગયા વર્ષે સરકારે કોવિડ રોગયાળા દરમિયાન લોકોને વધારાનું અનાજ આપવાની શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગરીબ લોકોને પોષણ આપવું મહત્વપૂર્ણ છે

મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહીત અગ્રણીઓએ અકસ્માત અંગે ચિતા દર્શાવી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે બિહાર એકસીડન્ટ બિહારમાં પટણા નજીકના દાનાપુર પાસે એક વાહન ગંગા નદીમાં ઉથલી પડતાં નવ લોકોનાં મોત થયાં છે અને સાત અન્ય લાપતા છે તેમાં ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓ સહિત નવ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે દાનાપુરના નસરીગંજ વિસ્તારના એક પરિવાર સાથે પિક અપ વાન લોખંડના પુલ પરથી પસાર થતી હતી ત્યારે પલટી ખાઇને નદીમાં પડી ગઈ હતી આ પરિવાર અકીલપુર ગામમાં યોજાયેલા લઝ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો એનઆઈએ મુંબઇ એન્ટીલિયા બોમ્બ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ માનેની ધરપકડ કરી છે આ કેસમાં તેની શંકાસ્પદ ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી છે

પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે આજે સાંજથી ચૂંટણી પ્રચાર પૂરો થયો છે કોવીડના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને યૂંટણી પંચે રાજકીય પક્ષોના રોડ શો પ્રચાર યાત્રાઓ અને વાહન રેલી પર પ્રતિબંધ મૂક્યો હતો

રાજકીય પક્ષો દ્વારા યૂંટણી પ્રચાર દરમિયાન કોવીડ માર્ગદર્શિકાઓના પાલન ન કરવા અંગે કડક નોધ લઈને પંચે તમામ રાજકીય પક્ષોને રેલીઓમાં કડક પાલન કરવાના આદેશ આપ્યા છે આઠ તબક્કાની વિધાનસભા યૂંટણીના બાકીના તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો હતો અને જાહેર પ્રયાર સાંજે સાત વાગ્યાથી બીજા દિવસે દસ વાગ્યા સુધી પ્રતિબંધિત કર્યો છે